નીતિન પટેલ સમીક્ષા બેઠક તહેવારોના માહોલ વચ્ચે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધી રહેલી સંખ્યાની ગંભીરતાને ધ્યાને લેતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી નિષ્ણાંતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો જયંતી રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે પણ ઉચ્યસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

તેમજ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્રારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વધુ સધન બનાવવા માટે આરોય વિભાગ સજ્જ છે નાયબ મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા જણાવ્યુ હતું નેહ્લ ઠક્કર શિયાળુ સત્ર સ્થગિત કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે શિયાળું સત્રને આગામી ચોમાસું સત્ર સાથે જ ભેગું કરવામાં આવશે

કૃષિમંત્રાલયે જણાવ્યુ છે કે ગુ જરાત સહિત પંજાબ હરીયાણાઉત્તરપ્રદેશતેલગણાં ઉત્તરાખંડતમિલનાડુચંદીગઢજમ્મુ કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં ખરીદ પ્રક્રિયા સરળતાથી યાલી રહી છે